પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

સમારોહને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નવું વર્ષ આધ્યાત્મિક ઔરાનું વર્ષ છે અને પ્રેરણા આપવાવાળું વર્ષ છે શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતની ધરતી બે વલ્લભોની જનની જનેતા છે રાજકીય ક્ષેત્રોમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આચાર્ય વિજય વલ્લભજી મહારાજ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રતિમા વિશ્વ માટે શાંતિ અને અહિંસાની પ્રેરણાસ્રોત બનશે તેમણે કહ્યું કે આચાર્ય વલ્લભે ભારતને શિક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રથત્ન કર્યો તેમણે અનેક રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી છે

રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યાં

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ ઉચ્યસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી

તેમજ કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીને વધુ સઘન બનાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે નાયબ મુખ્યમંત્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા આ મુજબ જણાવ્યું

શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં દેવોના પૂજન અર્ચન કર્યા હતા મુખ્યમંત્રીશ્રી એ સૌ નાગરિક ભાઈ બહેનોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું કે આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમુદ્ધિ વધુ ઉન્નત બને રાજ્યની વિકાસયાત્રા પણ આગળને આગળ ધપતી રહે ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવ જાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ એ સૌ નાગરિકોને અનુરોધ પણ કર્યો કે આ પર્વો તહેવારોની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિત સતર્કતાના પગલાંથી કરે તેમણે કહ્યું કે રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના આ દિવસોમાં પૂર્ણ સજજ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપયાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારના અત્યાર સુધીના પરિણામ કારી પ્રયાસોમાં જનતા જે સહકાર આપ્યો છે તેજ સહકાર આપે અને કોરોના ની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી અ પીલ પણ આજે કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન અને પુજન પણ કર્યા હતા

રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી અને મુખ્ય મંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિ બહેન રૂપાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કર્યું હતું

લોકો સવારે વહેલા ઉઠી નવા કપડા પહેરીને નજીકના મંદીરે ભગવાનના દર્શન કરતા જોવા મળ્યા હતા શહેરના ભદ્રકાળી શાહીબાગ ગાયત્રી મંદીર કાળુપુર સ્વામીનારાયણ મંદીર સોમનાથ દ્વારકા શામળાજી સાળંગપુર હનુમાન સહિત રાજયના અનેક નાના મોટા મંદીરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી જો કે મંદીરના કર્મચારીઓએ કોરોનાની ગાઇડ લાઇન મુજબ લાઇનમાં દર્શન કરવા લોકોને વિનંતી કરી હતી

પ્રસાદ વિતરણની વ્યવસ્થા મંદીરોમાં બંધ રાખવામાં આવી છે આજે નવા વર્ષ નિમિત્તે લોકોએ પોતાના ઘરના આંગણામાં કોરોનાનો મેસેજથી લોકોમાં જાગૃતિ આવે તે રીતે રંગોળી કરી હતી રાજયની મોટી ઇમારતો અને બિલ્ડીંગો ઉપર રોશની કરવામાં આવી છે લોકોએ નવા કપડ પહેરીને નવા વર્ષની શુભેચ્છાઓની એકબીજા સાથે આપ લે કરી હતી જો કે કોરોનાને કારણે હાથ મીલાવ્યા વગર નમસ્તે કરીને શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્યોના અનેક મંદિરોમાં ભગવાનને આજે અન્નફૂટ ધરાવવામાં આવ્યો હતો

ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા વર્ષોથી યાલી આવે છે જે આજે પણ જોવા મળી હતી રામપુર ગામે દર વર્ષે તમામ ગોપાલકો દ્વારા બેસતા વર્ષે વહેલી સવારે ગામના પાદરે ગામના પશુઓને એકઠા કરવામાં આવે છે અને નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવામાં આવે છે